સવા લાખ કીલોમીટરની માર્ગ સુધારણા કરાશે ભારત માલા પ્રોજેક્ટને બીજા તબક્કામાં રાજયોના માર્ગ નેટવર્કમાં આવરી લેવાશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે કરોડ ગ્રામીણ આવાસો ઉભાં કરાશે પ્રધાનમંત્રી મત્સ્ય સં દા યોજના હેઠળ મત્સ્યોદ્યોગ વ્યવસ્થા ન ઉભું કરાશે વિમાક્ષેત્રસંચારમાધ્યમોઅને વિમાન ઉક્રથન ક્ષેત્રને વિદેશી મૂડીરોકાણ માટે ખુલ્લું મૂકાશે રં રાગત કારીગરોના ઉત ાદનોને બજાર પૂરૂં ાડવા મિશન શરૂ થશે ઉજ્જવલા યોજના હેઠળ વધુ એક કરોડ લોકોને વિનામૂલ્યે રાંધણગેસ અ ાશે

ગૃહનિર્માણ લોન ર સાડા ત્રણ લાખ સુધીનું વ્યાજ કરમાફ કરાયું

તેમ જણાવ્યું છે

ધારાધોરણોમાં સુધારો કરાશે જેથી આ ધારાધોરણો રોકાણકારો માટે અનુકૂળ બની શકે

શિક્ષણ ક્ષેત્ર માટે નવી નીતી બનાવાશે સંશોધનને પ્રોત્સાહન આ વા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થા ના કરાશે દેશની બે આઈઆઈટી અને બેંગ્લોર ખાતેની ઇરેન્ડયન ઇરેન્સ્ટટ્યૂટ ઓફ

આર

રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની યોજના

નાણામંત્રીએ ઇલેક્ટ્રીક વાહનોના વ્યાજ ોટે દોઢ લાખ રૂપિ થા કરમાફ કર્યા છે

નાણામંત્રીએ આધાર અને પેન કાર્ડને સાંકળી લીધાં છે એટલે માત્ર આધારથી જ આવકવેરા રીટર્ન ભરી શકાશે આ ઉ રાંત રોકડ વ્યવહારો ઘટાડવા બેન્ક ખાતામાંથી એક કરોડથી વધુનો કુલ વાર્ષિક ઉપ ાડ હશે તો તેની પ ર બે ટકા વેરા લાગુ કરાશે

સોના રની કસ્ટમ જકાત અઢી ટકા વધારી છે અને તે સાડા બાર ટકા કરી છે વ્યલેક્તગત કરવેરામાં નાણામંત્રીએ નવી કોઇ કરરાહત જાહેર કરી નથી સિગારેટ તમાકુ બીડી અને અન્ય ઉતાદનો ર ઉતાદન કર લાગુ કર્યો છે

એસ ટી સરળ બનાવવા માટે ાંચ કરોડ રૂલિ થાથી ઓછા કામકાજ ધરાવતી ો ઢીને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની જાગવાઈ કરી છે ઉજ્જવલા યોજના હેઠળ અ ાયેલા સાત કરોડ રાંધણ ગેસ જાડાણનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે વધુ આઠ કરોડ રાંધણ ગેસ જાડાણો વિના મુલ્યે અ ાશે ગાંધીજીની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર રાજઘાટ ખાતે શરૂ કરવાની નાણામંત્રીએ જાહેરાત કરી

બેન્કોની બાકી વસુલાત અંગે તેમણે કહ્યું કે એક લાખ કરોડ સુધી વસુલાત સીમીત રહી છે છેલ્લા ચાર વર્ષમાં દેવાં નાદારી કાયદાના કારણે ચાર લાખ કરોડને અસર થઇ છે

નાણાં મંત્રીએ સ્વ સહાય જૂથના જનધન યોજનાના બેન્ક ખાતાંમાં ાંચ હજાર રૂપિ થાના ઓવર ડ્રાફ્ટ મંજુર કર્યા છે તથા મુદ્રા યોજના હેઠળ પ્રત્યેક મહિલાને એક લાખ રૂપિ થાની લોન અ ાશે સરકારે એક લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ જાહેર સાહસોમાંથી છૂટું કરવાનો નિર્ણય કર્યો છે દેશનું વિદેશી દેવું ઘટીને જી ડી

ના ાંચ ટકાની નીચે રહ્યું છે

જા કે એનજીઓ સીબીઆઇ દ્વારા ંડ્યા હત્યાકાંડની અદાલતની નજર હેઠળ ફરીથી ત ાસ કરવાની વિનંતી કરતી જનહિતની અરજી સર્વોચ્ય અદાલતે ફગાવી દીધી હતી

અને કહ્યું હતું કે આ બાબતે હવે બીજી કોઇ અરજીનો સ્વીકાર કરવામાં નહીં આવે

જેમાં તેમને ફોજદારી કાવતરા ફત્યાનો પ્રથાસ અને આતંકવાદ વિરોધી ધારો ોટા હેઠળના ગુનાઓમાં દોષી ઠેરવ્યા હતા

આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળતા સુરક્ષાદળોની સંયુક્ત ટીમે ત ાસ અભિયાન શરૂ કર્યું હતું